રાષ્ટ્ર કક્ષાની ઉજવણી કોલકત્તામાં યોજાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના શિવસાગરમાં જેરેંગા પાથરમાં એક લાખ છ હજાર જેટલા જમીન પદાની ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજની યૂંટણી ફેબ્રુઆરીમાં યોજાશે

સમારોહને સંબોઘતા શ્રી મોદીએ જણાવ્યું કે રાષ્ટ્ર નેતાજીની જયંતિને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે મનાવશે શ્રી મોદીએ વિક્ટોરિયા મેમોરિયલ ખાતે સુભાષચંદ્ર બોઝ પર કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપીંગ શોનું પણ ઉદઘાટન કર્યું તેમજ વિક્ટોરિયા મેમોરિયલના સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી સમારોહ દરમિયાન એક સાંસ્કૃતિક કાર્યક્રમ અમરા નૂતૌન જૌબોનેરી દ્રતનું પણ આયોજન કરાયું હતું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિક્ટોરિયા મેમોરીયલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોલકત્તામાં નેતાજીના પિતૃક સ્થાન નેતાજી ભવનની મુલાકાત લીધી હતી અને શ્રધ્ધાજંલિ અપર્ણ કરી હતી ત્યારબાદ શ્રી મોદીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સાથે રાષ્ટ્રીય પુસ્તકાલય પરિસરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ કલાકાર શિબિરનું પણ ઉદઘાટન કર્યું હતું

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે જ્યારે આખો દેશ નેતાજીની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવી રહ્યો છે ત્યારે નેતાજીની નિઃસ્વાર્થ સેવાભાવને માન આપવા અને તેમને યાદ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે આસામ અને ઇશાન ભારતનો વિકાસ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું અને પરંપરાગત સ્વાગત કરાયું હતું

જે રાજ્યમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો અમલ થઈ રહ્યો છે તેવા રાજ્યોમાં આ યોજના શરૂ કરવામાં આવી છે

તેમણે કહ્યું કે કોવિડની રસીની ગંભીર અસર થવાના હજી સુધી કોઈ અહેવાલ નથી

કેન્દ્રિય ગૃહમંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે શ્રી રાજેન્દ્ર કુમારે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ તેમને આ પુરસ્કાર અપાશે

એન્વાયરમેન્ટ એન્ડ ટેકોલોજિકલ સોસાયટી સંસ્થા લોકોને આપત્તિ સામે પ્રતિભાવ કેવી રીતે આપવો પીડિતોનું પુનર્વસન સ્થાનિક ક્ષમતાઓનો વિકાસ જેવા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરે છે